ઓપરેટીવ સોસાયટીઓમાં થશે જયાંથી વિનામૂલ્યે લાભાર્થી અરજી ફોર્મ મેળવી શકશે

જેની લાગતા વળગતાએ નોંધ લેવી

જેથી હવે આગામી તા

પંચાયત પોતાના ગામ માં વસતા તમામ સમાજ ના પરિવારોનું ધ્યાન રાખે છે અને પરસ્પર સફાય વડે કોરોના લોક ડાઉન નું પાલન કરાવે છે રાપર તાલુકા ના ગાંગોદર ગામ ના સરપંચ દેવાભાઈ ભરવાડ કહે છે કે કોરોના નો ચેપ ફેલાતો અટકાવવા માટે અમારા ગ્રામ જનો જાગૃ ત છે અને બહાર થી કોઈ વ્યક્તિ આવે તો આરોગ્ય તંત્ર ને જાણ કરે છે

કે દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આ બંન્ને ગામોમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં

તેમના આદિપુ ર આવ્યા બાદ જાણ થઈ હોતા કચ્છ તંત્રમાં દોડધામ મથી હતી

બી

પી ના કાર્યકર્તાઓનો સારો સહયોગ મળેલ હતો